જો કોઈ વ્યક્તિને શરદી ખાસી કે તાવ હોય તો અન્ય લોકોના નિકટના સંપર્કમાં રહેવાનું ટાળવું જોઈએ હાથ સાફ કર્યા વીના પોતાના આંખ નાક અને મોને અડકવું જોઈએ નહીં તે જ રીતે જાહેરમાં થૂકંવું પણ ન જોઈએ લોકોને વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોઈને કે આલ્કહોલીક આધારીત પ્રવાહી ઘસીને હાથ ધરવા જોઈએ છીંક કે ઉધરસ આવે તો નાક કે મો આડે રૂમાલ કે ટીસ્યુ રાખવા જોઈએ વપરાયેલા ટીસ્યુને ઢાંકડાવાળી કચરાપેટીમાં તરત નિકાલ કરવો જોઈએ જો તાવ આવે કે શ્વાસ લેવામાં તકલીફ પડે તો તરત જ ડોકટરને બતાવવું જોઈએ કોરોના વાયરસ વિશે વધુ જાણકારી માટે આરોગ્ય મંત્રાલયે ટોલ ફ્રી નં

વીરલ રાણા ઓનલાઈન શિક્ષણ પ્રવર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં શાળાઓ બંધ હોવાથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણાથી ગુજરાતમાં એક અભિનવ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે

આ પુનરાવર્તનનું પ્રસારણ ગુજરાતી પ્રાદેશિક ટીવી ચેનલ દ્વારા કરવામાં આવશે આવતીકાલથી દરરોજ એક એક કલાકનું ઓનલાઈન શિક્ષણ ગણિત વિજ્ઞાન જેવા વિષયોનું જ્ઞાન નિષ્ણાત શિક્ષકો દ્વારા કરાવવામાં આવશે

વિવિધ તાલુકા મથકોએ આંગણવાડી કેન્દ્રો મહિલા સંસ્થાઓ સ્વેચ્છીક સંગઠન વિગેરેના સહયોગથી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

આ ઉપરાંત તમામ પ્રકારના કેસોની ટ્રાયલ ત્રણ અઠવાડિયા સુધી સ્થગિત કરવાની સુચના પણ પરિપત્રમાં આપવામાં આવી છે જરૂરી અને અનિવાર્ય ન હોય તો કોર્ટ પક્ષકારોની હાજરીનો આગ્રહ ન રાખે અને પક્ષકારો સુનાવણીમાં ઉપસ્થિત ન રહે તો તેમની સામે પ્રતિરોધી આદેશ ઈસ્યુ કરવામાં નહીં આવે વકીલોને પણ નિર્દેશો આપવામાં આવ્યા છે કે તેમના અસીલો આ બે અઠવાડિયા કોર્ટ સંકુલની મુલાકાત ન લે તેવા આગ્ર રાખે જો શક્ય હોય તો આરોપીઓના રિમાન્ડ વિડિયો કોન્ફરન્સથી લંબાવવામાં આવે છે જેથી જેલમાં થતો આરોપીઓનો ભરાવો રોકી શકાય

ભારત સરકારની મદદથી ગુજરાત સરકારે તેમને પરત લાવવા માટે તૈયારી હાથ ધરી છે આ પહેલા ચીનમાં ફસાયેલા મેડીકલના વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર પરત લાવી ચૂકી છે આ સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ જે ક્યાં પણ ફસાયા હોય તે ગુજરાત સરકારનો સંપર્ક કરતા તરત કાર્યવાહી કરવામાં આવે છે

કોરોના વાયરસની સ્થિતિને પગલે તંત્રની બેઠક યોજાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કચ્છ જિલ્લાની સરહદે આવેલા હાજીપીર બાબાનો મેળો દર વર્ષે ત્રણ દિવસ માટે યોજાય છે જેમાં લાખોની સંખ્યામાં લોકો રણ માર્ગે પગપાળા અને વાહનો મારફતે પહોંચે છે ત્યારે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ મેળો સ્થગિત રખાયો છે જે દર્શનાર્થીઓ પહોંચી ગયા છે તેઓ દર્શન કરી સાવચેતીપૂર્વક પરત ફરે અને જે શ્રધ્ધાળુઓ યાત્રા પ્રારંભ નથી કરી તેઓ યાત્રા પ્રારંભ ન કરે તેવું જિલ્લા કલેકટરની યાદીમાં જણાવવામાં આવે છે

વીરલ રાણા હવામાન લગભગ એક મહિનાના વિલંબ પછી ઉનાળાના પગરવ મંડાયા છે તાપમાનનો પારો ઉનાળાના આરંભ સાથે જ ઉચકાઈ રહ્યો છે